પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે કેન્દ્રિય મંત્રીમંડળે ચાલુ નાણાકીય વર્ષમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટો અને નેશનલ હાઇવેના કામો સત્વરે પૂરા કરાશે તેમ કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને પરમ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ પ્રકારના

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ અનુદાનને કર્મચારીના આધાર નંબરથી જોડાયેલા ભવિષ્ય નિધિ ખાતામાં ઇલેકટ્રોનિક રીતે જમા કરશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપી

નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે ગુજરાતમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્રારા હાથ ધરાયેલા મહત્વના પ્રોજેકટો અને નેશનલ હાઈવેનાં કામો સત્વરે પૂરા કરાશે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલી સમીક્ષા બેઠકમાં દિલ્ફી મુંબઈ કોરીડોર વડોદરા મુંબઈ એકસ્પ્રેસ હાઈવે શામળાજી દિલ્ફી એક્સ્પ્રેસદ્રારકા ખાતેનો સિઝેયર બ્રિજ ચિલોડાથી સરખેજ એકસ્પ્રેસ વે ખાવડા ધરમશાળા પોરબંદર દ્વારકા સહિતનાં વિવિધ ગુજરાતનાં પ્રોજેકટો અને હાઈવેને લગતાં કામો ઝડપથી પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ પ્રોજેકટના કામોમાં જમીન સંપાદન વિવિધ વિભાગોની મંજૂરીઓ નાણાકીય પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર મદદ કરશે આ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની માહીતી આપી હતી હવામાન સેલ જૂનાગઢ માવઠુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે અને પરમદિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં માવઠુ થવાની શક્યતા છે માવઠાને પગલે ઠંડીમાં પણ વધારો થઇ શકે છે આ અંગે જૂનાગઢ હવામાન વિભાગનાં મદદનીશ પ્રાધ્યપક શ્રી એમ

ગુજરાતની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે અનેક વિક્રમ સર્જી ચૂકેલા પાર્થિવ પટેલે આજે સવારે ટ્વિટ દ્વારા પોતાની નિવૃતિ જાહેર કરી હતી

આ રસી ચાર તબક્કામાં લોકોને આપવામાં આવશે આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમકુમાર કન્નરે આ પ્રમાણે જણાવ્યું હતું

શ્રી પાડવીની નિમણૂંકથી સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી જન્મી છે તેમના કાર્યકાળમા યુનિવર્સિટી અને આદિવાસી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે

આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તેમજ ગુજરાતના પ્રભારીશ્રી ભુપેન્દ્ર યાદવ સહ પ્રભારીશ્રી સુધીર ગુપ્તા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી

પાટીલ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેશે પ્રકૂલ પટેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રસાશક પ્રક્લ પટેલે લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો

પ્રસાશક પ્રકુલ પટેલ જણાવ્યું કે લક્ષદ્વીપનો પણ વિકાસ કરવામાં આવશે

કરજણ તાલુકાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબેલાં બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે

ડી સી

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું છે કે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગની ધટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી